મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટે નહિ તેની સતર્કતા રાખવાની સૂચનાઓ પણ આપી છે

ઘટનાની સમીક્ષા બાદ શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે એમ્યુઝમેન્ટ પાર્કમાં અકસ્માતે રાઈડ તૂટી હતી

જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદ મહાનગરપાલિકા તથા પોલીસ તંત્રના સતત સંપર્કમાં છે અને ઈજાગ્રસ્ત લોકોને જેટલી જરૂર હોય તેટલી તમામ સારવાર આપવા તંત્રને તાકીદ કરી છે

દરમ્યાન આ ઘટનાને પગલે રાજકોટ મહાનગરપાલિકાએ તેના કાર્યક્ષેત્ર હેઠળ રેસક્રોસ ગાર્ડન ફનવર્લ્ડ વગેરે વિસ્તારોમાં કાર્યરત મોટરથી ચાલતી રાઇડ્સના ફિટનેસ સર્ટી અને પોલિસ એન

સી રજૂ કરવા રાઇડ્સ સંચાલકોને આદેશ કર્યા છે

ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિમણૂંક કરવામાં આવી છે

કોહલીનો રાજ્યપાલ તરીકે કાર્યકાળ પૂરો થતાં હિમાચલપ્રદેશના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યને ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે

હવે હિમાચલપ્રદેશના રાજ્યપાલ તરીકે શ્રી કલરાજ મિશ્રાની નિયુક્તિ કરવામાં આવી છે તેઓ હોદ્દો સંભાળશે ત્યારથી તેમની મુદ્દત ગણાશે

તેમણે કહ્યું હતું કે વિશ્વ બેન્ક લોન સહાયિત આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય માર્ગ યોજના બે હેઠળ રાજય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે જેની અંદાજિત કિંમત એક હજાર નવસો આડત્રીસ કરોડ પૈકી એક હજાર પચાસ કરોડ રૂપિયાની વિશ્વ બેન્કની લોન મળશે

આ કામો પૂર્ણ થતાં નાગરિકોના સમયની બચત સાથે સલામતી વધશે અને ઇંધણની બચત થશે

આજે રાજ્ય વિધાનસભામાં કૃષિમંત્રી દ્વારા એક લેખિત જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી

ન્યાયાધીશશ્રી એન

રમણની ખંડપીઠે આ ચૂકાદો જાહેર કર્યો છે આ અગાઉ ગુજરાત સરકાર દ્વારા જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો ગુજરાત સરકાર વતી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે આ કેસમાં હાલ સુનાવણી ચાલી રહી છે

અદાલતે જણાવ્યું કે હાલ સુનાવણી ચાલી રહી છે ત્યારે ગુજરાત વડી અદાલતના નિરીક્ષણોની તેના પર અસર ન થવી જોઇએ ઉલ્લેખનીય છે કે સૂરતમાં બે બહેનોનાં જાતીય શોષણના કેસમાં આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઇ સામે બળાત્કરા અને શોષણની ફરીયાદ નોંધાયેલી છે બનાસકાંઠા જીલ્લાના કેટલાક સરહદી વિસ્તારોમાં તીડના આક્રમણ સામે રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ પગલાં ભરવામાં આવ્યાં છે જેથી ખેડૂતોને પાકના સંભવિત નુકસાન સામે રક્ષણ આપી શકાય આજે રાજય વિધાનસભામાં તાકીદના જાહેર અગત્યની બાબત ઉપર ક્રષિમંત્રીશ્રી સી

ફળદ્દએ આ માહીતી આપી હતી વિપક્ષ કોંગ્રેસના સભ્યશ્રી પુંજાભાઇ વંશ તેમજ ગેનીબેન ઠાકોર શ્રી મહેશકુમાર પટેલ અને શ્રી શશીકાંત પંડચા દ્વારા ઉભી કરાયેલી બાબતનો જવાબ આપતાં કૃષિમંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજયના ક્રષિવિભાગ તેમજ તીડ નિયંત્રણ વિભાગની ત્વરિત કાર્યવાહીથી ખેડ્રતોને ગભરાવવાની કોઇ જરૂર નથી

જ્યારે પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા છે

મૃતકોમાં ત્રણ બાળકો સહિત સાત અન્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે જ્યારે ઇજાગ્રસ્તોને ભૂજની જી

જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પોલીસે ડ્રાઇવર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદથી દિલ્હી સુધીની કેન્દ્રિય અનામત દળ સીઆરપીએફની સાયકલ રેલીને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું છે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

આવતીકાલે અષાઢ સુદ પુનમનાં રોજ રાત્રે દોઢથી સાડાત્રણ વાગ્યા સુધી ચંદ્ર ગ્રહણ છે પુજા અર્ચન ઉપર ગ્રહણનો વેધ લાગતો હોવાથી અંબાજી મંદિર નાં દર્શન આરતી નાં સમય માં ફેરફાર કરવામાં આવ્યો છે સવારે સાડા સાત કલાકે થતી મંગળા આરતી સવારે છ વાગ્યે કરાશે સાંજની સાત વાગ્યાની આરતી બપોરે સાડા ત્રણે કરાશે સાંજના સાડાચાર કલાક બાદ મંદિર બંધ રહેશે અને બીજા દિવસે સવાર ની આરતી નવ વાગે કરવામાં આવશે સેલવાસા શિક્ષણ વિભાગની શાળામાં ઇકોકેબલ દ્વારા સામૂહીક વૃક્ષારોપણ કાર્યક્રમ ચિત્ર સ્પર્ધા તથા જળ શક્તિ અભિયાન જનજાગ્રતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેલવાસા ઝંડાચોક ટોકર ખાડા હાઇસ્ક્રલમાં ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળકો દ્વારા પર્યાવરણ જાગૃતિના સ્લોગન થકી બાળકો અને શહેરીજનોમાં જનજાગ્રતિ લાવવાના ઉદેશયથી આ કાર્યક્રમ યોજાયો હતો

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના પ્રોફેસર મલેશિયાની લિંકોન યુનિવર્સિટીના પીએચ

ના વિદ્યાર્થીઓને કો ગાઈડ કરશે આ ઉપરાંત મલેશિયન સરકાર અને લિંકોન યુનિવર્સિટીઝ પોતાનું સંશોધન ગ્રાન્ટ ફંડ પણ જીટીયુના રીસર્ચ સ્કોલર્સ સાથે શેર કરશે અને ઇફેક્ટિવ રીસર્ચ વર્ક માટે જરૂરી તમામ સહાય પૂરી પાડશે